માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે

પાવાગઢ ખાતે પ્રથમ વખત આરોહણ અવરોહરણ સ્પર્ધા થોજાઇ ગઇ

રાજકોટ ખાતે રમાઇ રહેલી ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી દ્રોફીમાં સૌરાષ્ટ્રની મજબુત સ્થિતિ

રાજય ચુંટણી પંચના સચિવ શ્રી મહેશ જોષીના જણાવ્યા મુજબ પ્રસંગોપાત ખાલી પડેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે રરમી માર્ચે મતદાન યોજાશે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ સાતમી માર્ચ છે

રાજકોટ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે આ માટે ગુજરાતમાં રૂલ ઓફ લૉ પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર કટિબદ્ધ છે

તેમની સાથે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશશ્રી એમ

શાહ તેમજ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયધીશશ્રી વિક્રમનાથ પણ જોડાથા હતા સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટના થયેલા ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિશ્વના ફાસ્ટ ગ્રીઈંગ સિટીઝમાં ગુજરાતના રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ થયો છે વિકાસનો આધાર એ કાયદો વ્યવસ્થા ઉપર નિર્ભર રહેલો છે ન્યાય તંત્ર મજબુત હશે તો રાજ્ય સુખી બનશે આથી જ રાજ્ય સરકાર ન્યાયતંત્રને પૂરતી મદદ કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને રહેશે આ પ્રસંગે કાયદામંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ રાજ્યના તમામ ન્યાયાલયો સહિતની સરકારી કચેરીઓ અદ્યતન ટેકનોલોજીયુક્ત સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવી રહી હોવાનું જણાવતા કહ્યું હતું કે સામાન્ય માણસની સુવિધાઓને રાજ્ય સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશશ્રી એમ

શાહે ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ન્યાયતંત્રને મળેલ સત્તાનો સદઉપયોગ કરી લોકોને સાયો ન્યાય મળી રહે તેવા ન્યાયતંત્રના અભિગમ ઉપર ભાર મૂકથો હતો દરમિયાન અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે રાજકોટની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી બાળકી અંબેને જોવા પહોંચ્યા હતા તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઠેબચડા ગામ પાસેથી આ બાળકી અતિગંભીર હાલતમાં મળી આવી હતી આ વાતની જાણ થતાં મુખ્યમંત્રીશ્રીએ તેમના કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ સમથ કાઢીને આ બાળકીની સારવારની માહિતી સ્વયં મેળવી હતી તથા તેની સારવાર પાછળ થનાર તમામ ખર્ચ રાજય સરકાર આપશે તેમ પણ જણાવ્યું હતુ

કામ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારનું ભોગાત ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ભોગાત ગામ ખાતે ગામના આગેવાનો સાથે મુલાકાત તથા શ્રમ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં વિકાસના કામો ખૂબ જ સારા થઇ રહયા છે રાજ્યના ગામડાઓ પણ ખૂબ જ સમૃધ્ધ છે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર જે પ્રથાસો કરી રહી છે તે અભિનંદનીય છે તેમણે ભોગાત ગામના વિકાસના કામોની માહિતી મેળવી હતી મંત્રી શ્રી સંતોષકુમાર ભોગત ગામથી દ્વારકા ખાતે દ્રારકાધીશ મંદિરે દર્શનાર્થિ જવા રવાના થયા હતા મંત્રીશ્રી તથા તેમના પરીવારજનોએ ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કર્યા હતા અને દ્વારકાધીશ મંદીરની માહિતી મેળવી હતી શ્રી ગંગવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતી કરી હતી વિકાસ કામો રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે વિકાસના કામોનો શુભારંભ કરાથો હતો

તેમજ લોકકલ્યાણ માટે અગ્રણી શ્રી પરાક્રમસિંહ જાડેજા અને અન્ય ત્રણ ખેડૂતોનો આપેલા યોગદાન માટે આભાર માન્યો હતો

ત્રણ દિવસીય વાર્ષિક બૌધ્યિક સમેલનમાં ભારતીય જીવન દ્રષ્ટિ અને વિયાર અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર વિભિન્ન વિષયોના નિષ્ણાંત ધ્વારા વાર્તાલાપ યોજાયો હતો આ સંમેલનમાં દેશ વિદેશથી બુધ્યિજીવી પ્રતિષ્ઠિત નાગરીકો અને વિષય નિષ્ણાંતો ડેલીગેટ તરીકે ભાગ લઇ રહયાં છે

લદાખ વર્ષોથી યુદ્ધ ભૂમિ નહિ પણ બુદ્ધ ભૂમિ બનાવવી જોઈતી હતી

વનૌષધિ આધારિત વૈદકીય ચિકિત્સા પધ્ધતિ સંપૂર્ણપણે થતી નથી

તેમના દ્વારા ડાયાબિટીસ વા સાંધાના દુખાવા સ્નાયુ કેન્સર દમ સ્થૂળતા આધાશીશી યામડીના રોગો વંધ્યત્વ અસ્થમા હ્રદયરોગ સહિતના નાના મોટા તમામ રોગોની સારવાર અને ઔષધિઓ એક છત્ર હેઠળ વાજબી દરે ઉપલબ્ધ થઇ છે

જુદા જુદા વર્ગમાં વિજેતા સ્પર્ધકોને રાજ્યકક્ષાના મંત્રી જયદ્રતસિંહ પરમારે ઇનામ એનાયત કર્યા હતા

સિનિયર પુરૂષ કેટેગરીમાં અમરેલીના ભાલીયા સામંત પ્રથમ ક્રમે સિનિયર મહિલા કેટેગરીમાં વલસાડના તેજલબેન ભોથા જ્યારે જુનિયર મહિલા કેટેગરીમાં પંચમહાલના દક્ષા હજારિકા વિજેતા બન્યા હતાં

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાવાગઢ ઉપરાંત ચોટીલા ઓસમ પર્વત અને જ્રનાગઢમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે

ગુજરાત માટે પ્રથમ દાવમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન ધૂવ રાવલે કર્યા છે

સૌરાષ્ટ્ર માટે જથદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે બે વિકેટ ઝડપી હતી જયારે પ્રેરક માંકડે એક વિકેટ લીધી હતી